આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ત્રણ કરોડ પયાસ લાખ સિત્તેર હજાર જેટલા નાગરિકોનો સર્વે કરાયો છે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું

સુરતમાં શરૂ કરાયેલી ક્વોરોન્ટાઇન ટ્રેકીંગ એપ અંગે માહિતી આપતા સુશ્રી રવિ આ મુજબ જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતાં જણાવ્યું કે

રાજયોના તમામ મુખ્ય સચિવોને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓની પુરવઠાની શૃંખલામાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી પડશે જેમાં જેમાં ઉત્પાદનથી લઈને સ્થાનિક દુકાનો દ્વારા આવી વસ્તુઓનું જ્થ્થાબંધ અને છૂટક વેચાણ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહન આપતી મોટી ઈ કોમર્સ કંપનીઓને કામકાજ કરવાની છૂટ આપવામાં આવે જ્યારે છૂટક વેચાણ માટે અગાઉ આપાયેલા આદેશ અનુસાર માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની જ છૂટછાટ અપાશે

ઓનલાઈન શ્રધ્ધાંજલિ કોરોના વાયરસ ભારતમાં વધુ ફેલાય નહીં તે માટે લોકોને સામાજિક અંતર જાળવવાના પ્રયાસ તરીકે સાબરકાંઠાના પુંસરી ગામે પ્રથમવાર ડિજિટલ બેસણાનું આયોજન કરવામાં આવ્યું ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજાયેલ આ બેસણામાં આજુ બાજુના ગામોના સ્વજનો સહિત મુંબઈ રહેતા તેમના પુત્ર પણ આ બેસણામાં જોડાયા હતા

દાદી જાનકી પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના વડા રાજયોગીની દાદી જાનકી આજે વહેલી સવારે શિવલોકવાસી થયાં છે

તથા ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે છેલ્લા શ્વાસ લીધા છે

ત્યાં યારધામની યાત્રા બાદ જ્ઞાન સરોવર લઇ જવાયો હતો ત્યાં ઉપસ્થિત સૌ એ સદ્દગતને શ્રદ્ધાંજલી આપ્યા બાદ શાંતિવન તપસ્યાધામ લોકદર્શનાર્થે રખાયો છે બપોરે ત્રણ વાગે શક્તિભવન થઇને કોન્ફરન્સ હોલ સામે ગાર્ડનમાં સાડા ત્રણ વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાંજે સાડા છ વાગે તેમના માનમાં બાબાને ભોગ ધરાવવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અગ્રણીઓઓ સદ્દગત દાદી જાનકીજીને શ્રદ્ધાંજલી આપી છે ટવીટર પર પ્રધાનમંત્રીએ બ્રહ્માકુમારી દાદી જાનકીજીના અવસાન અંગે દુઃખની લાગણી દર્શાવી તથા તેમની સમાજ સેવાની પ્રશંસા કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સદ્દગતને શ્રદ્ધાંજલી પાઠવી છે અને બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા તેમના સામાજીક યોગદાનને બિરદાવ્યું છે

તેમજ સ્થાનિક સોમનાથ વેરાવળ ખાતે જરૂરિયાત મંદોને ફડ પેકેટ તેમજ માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યું છે

જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ સાથે સંકલન કરી ક્રડપેકેટ વિતરણ માટે ટ્રસ્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે

ટ્રસ્ટ દ્વારા ક્વોન્ટાઇન માટે ટ્રસ્ટનું લીલીવતી ભવન પણ જિલ્લા વફીવટી તંત્રની સૂચના મુજબ રીઝર્વ રાખવામાં આવેલ છે

આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે તેમના સ્ક્રીનીંગ અને તપાસ માટે ધરાસણા પી

સી ખાતે તબીબી ટિમ કાર્યરત છે ઉપરાંત દાંડી શાળામાં પણ તેમના સ્ક્રીનીંગ અને તમામની તપાસ માટે વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવશે અને તેમને બોટ ઉપર જ અલગ મૂકી દેવાશે કોસંબાની પણ બોટ પરત ફરી રહી છે નોંધનીય છે કે કોરોનાને લઈ તમામ બંદરોને બંધ કરી દેવાતાં માછીમારો દ્વારા પકડાયેલી લાખો રૂપિયાની માછલીઓના વેચાણ માટે સમસ્યા અનુભવી રહયા છે

કોરોના વાયરસના ડરથી રાજકોટ શહેરમાં ખાનગી દવાખાનાઓ બંધ હોવાથી સામાન્ય માણસોની સરવારના ઉકેલ માટે આ નિર્ણય કર્યો છે

કોરોનાવાયરસના સંક્રમણના ભયથી રાજકોટ શહેરમાં જનરલ ફિઝિશિયન તરીકે પ્રેકટીસ કરતા કેટલાક ડોક્ટરોએ પોતાના દવાખાના પણ બંધ કરી દેતા નાની મોટી બીમારી માટે ક્યાં જવું તેવી પરિસ્થિતિ લોકોને ઊભી થઈ હતી કોરોના વાયરસના ડરથી ખાનગી ક્લિનિક બંધ કરનારને લઈને તમામ ખાનગી દવાખાનાના ડોકટરોએ પોતાના દવાખાના શરૂ કરવા પડશે તેમ પણ તાકીદ કરી છે

મહેસાણા કોરોના મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસની માહિતી અને જાણકારી માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે

દરમ્યાન જિલ્લામાં વિવિધ છ સ્થળોએ ક્વોરોન્ટાઇન સુવિધા ઉભી કરવામાં આવેલ છે જિલ્લા વહીવટીતંત્રની એક હજારથી વધુ ટીમો દ્વારા ત્રણ લાખથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે સત્તર લાખથી વધુ નાગરિકીનો સર્વે કરવામાં આવ્યો છે તથા આયુર્વેદિક ઉકાળા સહિત હોમીયોપેથી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લામાં બસો એક્યાસી પથારીના આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે અને અઠ્ઠાવીસ વેન્ટીલેટર પણ ઉપલબ્ધ કરાયા છે

અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી હવામાન રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં ગઇકાલે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો અમદાવાદ શહેરમાં પણ રાત્રે ઠેરઠેર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા નડીયાદ આણંદ વડોદરા બાલાસિનોર લુણાવાડા પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઇ મોડી રાત્રે બે વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે ક્વાંટ પંથકમાં કરા પડ્યા હોવાના અહેવાલ છે